બાળકોએ તેમને તેમની સિધ્ધિઓ અને પ્રેરણાદાયક વાતો અંગે જણાવ્યું હતું પ્રધાનમંત્રીએ બાળકોની સિધ્ધિઓની પ્રશંસા કરી હતી અને તેમને અભિનંદન પાઠવ્યાં હતાં તેમણે જણાવ્યું હતું કે આ પુરસ્કારો પ્રતિભાશાળી બાળકોને તેમની ઓળખ આપવા અને તેમના જેવા અન્ય બાળકોને પ્રેરણા આપવા માટેનાં છે પ્રધાનમંત્રીએ બાળકોને કુદરત સાથે જોડાયેલાં રહેવાનું જણાવ્યું હતું તેમણે તેઓની સાથે કેટલીક હળવી યાદો પણ તાજી કરી હતી રાષ્ટ્રી બાળ પુરસ્કાર બે શ્રેણીઓ બાલ શક્તિ પુરસ્કાર અને બાળ કલ્યાણ પુરસ્કાર તરીકે આપવામાં આવે છે બાળ શક્તિ પુરસ્કાર નવી શોધ શિક્ષણ રમતગમત કલા અને સંસ્કૃતિ સામાજિક સેવા તથા બહાદુરીના ક્ષેત્રમાં અસાધારણ સિધ્ધિ મેળવવા બદલ આપવામાં આવે છે

બાદમાં દૂરદર્શનની પ્રાદેશિક ચેનલો દ્વારા પ્રસારિત કરાશે

ટ્રવીટર પર આપેલા સંદેશામાં પ્રધાનમંત્રીએ નાગરિકોને તેમના સૂચનો અને વિચારો નરેન્દ્ર મોદી એપ તથા માય જીઓવી મુક્ત મંચ ઉપર જણાવવા કહ્યું હતું

વી પેટના બદલે મતપત્રકો તરફ પાછા લઈ જવા મજબૂર ના કરવા જોઈએ તેમણે જણાવ્યું કે ચૂંટણીપંચ વોટિંગ મશીન અને વીવીપેટનો ચૂંટણીમાં ઉપયોગ ચાલુ રાખે તેમણે વોટિંગ મશીન અંગેના તાજેતરના વિવાદોને કમનસીબ ગણાવ્યા છે નવી દિલ્હીમાં ચ્રૂંટણીને સર્વ સમાવેશી અને આવકાર્ય બનાવવા અંગેની એક પરિષદમાં બોલતાં શ્રી અરોરાએ કહ્યું કે મતદાતાઓના સશક્તિકરણ માટે મતદાતાઓના શિક્ષણ અને ભાગીદારીનો કાર્યક્રમ સ્વીપ ખૂબ જ સફળ રહ્યો છે ચૂંટણીપંચે રાષ્ટ્રીય મતદાતા દિવસના ઉપલક્ષ્યમાં આ પરિષદ આયોજિત કરી હતી તેમાં બાંગ્લાદેશ ભુતાન કઝાખસ્તાન માલદીવ રશિયા અને શ્રીલંકા તથા ત્રણ આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા પંચે ભુતાનના ચૂંટણીપંચ સાથે વ્યવસ્થાપન સહયોગ માટેના સમજૂતિ કરાર પણ કર્યા છે

રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે કચ્છમાં આજે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ ભૂજ ખાતે યોજાશે

આ પ્રસંગે શ્રી રૂપાણીએ કચ્છના દુષ્કાળને યાદ કરતાં જણાવ્યું કે દૃષ્કાળની મુશ્કેલ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર કચ્છની સાથે છે

લગ્ન એ પરિવાર અને સમાજ વ્યવસ્થાને જોડી રાખવાનું કાર્ય કરે છે

સૂચિત જગ્યાઓ બે તબક્કામાં ભરાશે